આ મોબાઇલ ડાયાલિસિસ વાન ડાયાલિસિસ યુનિટ પોર્ટેબલ આર

બુસ્ટર વોટર સિસ્ટમ મલ્ટિ પેરા મોનિટર ડેફિબ્રિલેટોર કન્સ્યુમબલ્સ ની આધુનિક સુવિધાઓથી સજ્જ હશે

આ અંગે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ વિનીત મિશ્રાએ જણાવ્યુ છે કે કોવિડ હોસ્પિટલોમાં કોવિડ પોઝિટિવ ડાયાલાલિસની જરૂરિયાત ધરાવતા દર્દીઓમાં વધારો થવાથી ડાયાલિસિસ સેન્ટર અને ત્યાંથી પાછા હોસ્પિટલમાં પરત જવાની મુશ્કેલીઓને રોકવા માટે ઘરઆંગણે દર્દીઓ અને હોસ્પિટલોને મદદ કરવા માટે નિઃશુલ્ક મોબાઇલ ડાયાલિસિસ વાન સેવા શરૂ કરવામાં આવી છે

શ્રી રૂપાણીએ ચેખલાના ગ્રામજનો સાથે પરંપરાગત રીતે ખાટલામાં બેસીને સામજીક અંતર સાથે કોરોનાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી આ પ્રસંગે ગ્રામવિકાસ કમિશનર વિજય નહેરા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે જિલ્લા વિકાસ અધિકારી સરપંચ ચેખલા ગ્રામ્ય યોદ્ધા કમિટીના સભ્યો સહિત આગેવાનો કોરોના ગાઇડલાઇન સાથે ઉપસ્થિત રહ્યા હતા

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દવાઓની ક્ષમતા બહુસ્તરીય નૈદાનીક પરીક્ષણ દ્વારા પુરવાર થઇ છે જરૂરિયાતમંદ દર્દીઓને આ દવાઓ પારદર્શક રીતે ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ બહુપક્ષીય ઝુંબેશ હાથ ધરી છે આકાશવાણી સાથેની વાતચીતમાં આયુષ સંશોધન અને વિકાસ કાર્યદળના પ્રોફેસર ભૂષણ પટવર્ધને જણાવ્યું હતું કે આ દવાઓથી દર્દીઓને ઝડપથી સાજા થવામાં મદદ મળશે જેથી તેમના હોસ્પીટલના સારવારના દિવસો ઓછા થઇ શકશે

જિલ્લામાં કૉરોનાના વધતા કહેર વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ કૉવિડ હોસ્પિટલના હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે જેથી દર્દીઓ હોસ્પિટલમાં બેડ તેમજ ઑક્સિજનની સુવિધાઓ અંગે ઘરે બેઠા જાણકારી મેળવી શકે

દર્દીઓને માનસીક અને શારીરિક સ્કૂર્તિ આપવા ફિજીયોથેરાપી અપાઈ રહી છે

જેમાં કોરોનાના ટેસ્ટીંગ અને દવાની કીટ વિતરણ સહિતની કામગીરી કરાઇ હતી

જેના કારણે વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ પણ બંધ છે શાળાઓમાં વેકેશન ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓને આગલા વર્ષમાં પ્રવેશ મળશે એક પણ શાળાએ વિદ્યાર્થીઓને એડમિશન માટે શાળાએ બોલાવવાના નથી પણ વાલીઓને બોલાવી શકે છે એમ અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ

જે અંતર્ગત વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી માતાઓને ફરજ પર ઉપસ્થિત પેરામેડિકલ સ્ટાફ તરફથી ગુલાબનું ફૂલ અને મીઠાઈ ખવડાવીને મધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો તેથી કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાઓ માટે અનોખો પ્રસંગ બની ગયો હતો આ પ્રસંગે કોરોનાની સારવાર લઈ રહેલી એક માતાએ જણાવ્યું હતું કે સયાજી હોસ્પિટલ ના મહિલા કર્મચારીઓ પોતાના બાળકોથી દૂર રહી દર્દીઓની સેવામાં વધુ સમય આપે છે તે ખૂબ જ આવકારદાયક છે